કોવીડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને યૂંટણી પંચે આઠ તબક્કાની વિધાનસભા ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે પંચે સાંજે સાત વાગ્યાથી બીજે દિવસે સવારે દસ વાગ્યા સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે

પરિણામે આ જાહેર પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે રાજકીય નેતાઓ પ્રચારકો અને ઉમેદવારો દ્વારા કોવીડનાં ધોરણોના વારંવાર ઉલ્લંઘન સામે પંચે ગંભીર રીતે વિચાર્યું હતું

હવે સાતમા તેમજ આઠમા અને અંતિમ તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે

બીજી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

શ્રી ગૌડાએ દવા ઉદ્યોગના સચિવ સાથે આજે નવી દિલ્હીમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપલબ્ધતાની સમિક્ષા કરી હતી તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રેમડેસીવીર ઉત્પાદન કંપનીઓના સંપર્કમાં છે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરીને અઠવાડિયાની ઉત્પાદન યોજના બનાવવામાં આવી છે તેમણે ઉમેર્યું હતું કે ઉત્પાદન કંપનીઓ ઉત્પાદન વધારવા અને વધારાના ઉત્પાદન એકમો શરૂ કરવા અંગે સંમત થયા છે શ્રી ગૌડાએ કહ્યું કે આગામી અઠવાડિયામાં દેશમાં રેમડેસીવીરનું ઉત્પાદન બમણું થશે

શ્રી ગૌવડાએ જણાવ્યું કે ઇફકોએ ઉત્તરપ્રદેશમાં આવેલા અને ક્રલપુર તેમજ ઓડિશામાં પરાદીપ ખાતે ત્રણ નવા એકમ સ્થાપવા સંમતિ દર્શાવી છે શ્રી ગૌડાએ યુરિયા ઉત્પાદન કરતી અન્ય કંપનીઓને પણ તેમના હાલના એકમોમાં ઑક્સીજન ઉત્પાદન કરવા અનુરોધ કર્યો છે અને કહ્યું કે હાલની કોરોના મહામારીને પહોંચી વળવા બધાએ એક થવું જરૂરી છે

શ્રીમતી સીતારમણે ટ્વીટ કર્યું કે વિવિધ સ્તરે સરકાર દ્વારા કોવિડ મેનેજમેન્ટ કરી રહી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને જીવનધોરણ તથા આજીવિકાને અસર ના થાય તેની પર ભાર આપે છે

તેઓ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવનાર હતા વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આવનાર સમયમાં બંને દેશો પરસ્પર ભાગીદારીમાં પરીવર્તન લાવવા કેટલીક યોજનાઓ અંગે વર્ચ્યુયલ માધ્યમથી બેઠક યોજાશે મંત્રાલયે જણાવ્યું છે કે બંને દેશો આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાને મહત્વ આપે છે આ વર્ષના છેલ્લા તબક્કામાં બંને દેશોના પ્રધાનમંત્રીઓ રૂબરૂ મળશે

સામે લડતા આરોગ્ય કર્મચારીઓની સલામતી જાળવવા શરૂ કરવામાં આવી હતી જેથી કોવીડને લીધે કોઈ પ્રતિફ્રળ પરિસ્થિતિ હોય તો પણ તેમના પરિવારની સંભાળ લેવામાં આવે

કોવીડથી જીવ ગુમાવનારા કોરોના યોદ્વાઓના આશ્રિતોને સલામતી પૂરી પાડવા આ યોજના છે વીમા કંપની દ્વારા અત્યાર સુધીમાં

તેમણે કહ્યું કે આવશ્યક સુવિધાઓ સાથે સંકળાયેલા અને આપતકાલીન પરિસ્થિતી ધરાવતા લોકો જરૂરી દસ્તાવેજ બતાવતા અવરજવર કરી શકશે શહેરમાં વધતાં કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં શ્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આરોગ્ય સુવિધાઓમાં બેડ ઑક્સીજન અને દવા જેવી કેટલીક તબીબી ચીજવસ્તુઓની અછત જોવા મળી રહી છે તેમણે કહ્યું કે લોકડાઉનના સમય દરમિયાન દિલ્હીમાં આરોગ્યની નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે આ કપરા સમયમાં મદદ આપવા બદલ તેમણે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો શ્રી કેજરીવાલે કોરોના વાઇરસનો ફેલાવ રોકવા બધાને કોવિડ પ્રતિકારક વર્તન અપનાવવા જણાવ્યું હતું

ભારતીય નૌકાદળના જહાજ સુવર્ણા દ્વારા અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે એક જહાજને અટકાવવામાં આવ્યું હતું અને વહાણ પર તપાસ હાથ ધરી હતી તેમાં આ નશીલા પદાર્થોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આ જહાજ મકરાણના કાંઠેથી નીકળીને ભારતીય દરિયા કાંઠા તરફ ગેરકાયદેસર માદક દ્રવ્યોની દાણયોરી માટે આગળ વધી રહ્યું હતું માદક દ્રવ્યોની હેરફેર ઉપરાંત આ ટોળીઓ લૂંટ આતંકવાદ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે